શરૂઆતમાં સાદગીનું પ્રતિક એવી ખાદી હવે પર્યાવરણને અનુકૂળ ઉત્પાદન તરીકે જાણીતી બની રહી છે પ્રધાનમંત્રીએ કહ્યું કે ખાદીની જેમ જ ભારતની સ્થાનીક રમતો અને દેશનું આધ્યાત્મ યોગ અને આયુર્વેદે સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે

શ્રી મોદીએ કહ્યું કે પ્રાચીન ભારતની આવી રમતો વ્યક્તિના માનસિક અને શારિરીક ક્ષમતાને નવી દિશા આપીને આંતરીક વિકાસમાં મદદરૂપ થાય છે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 પ્રધાનમંત્રીએ કહ્યું કે કોરોનાના લીધે જાહેર કરાયેલા લોકડાઉનના લીધે આપણા જીવનમાં મદદરૂપ થતાં સફાઇ કર્મીઓ વેપારીઓ ચોકીદાર જેવી વિવિધ ભૂમિકા ભજવનાર લોકોનું મહત્વ સહ્ને સમજાવ્યું છે તેમણે કહ્યું કે આવા મુશ્કેલ સમયમાં પણ આપણા વીર જવાનો ભારતમાતાના રક્ષણ માટે સરહૃદ ઉપર ફરજ બજાવી રહ્યા છે

એવી જ રીતે પુસ્તક પરબ નામની બીજી સંસ્થા વાંચકોને વિનામુલ્યે સાહિત્યિક પુસ્તકો આપે છે

તેમ પણ જણાવ્યું હતું

તેઓ લોકસભા પાટણ બેઠક પરથી ચાર વખત ચૂંટાયા હતા મહેશ કનોડીયા ગુજરાતી ફિલ્મ ક્ષેત્રે પ્રખ્યાત સંગીતકાર બન્ધુ બેલડી મહેશ નરેશ પૈકીના એક છે

જીગર અને અમી તાનારીરી જોગસંજોગ ફિલ્મ માટે શ્રેષ્ઠ સંગીત આપવા બદલ તેમને પુરસ્કાર અપાયા હતા તેમણે છોટા આદમી હસીના માન જાયેગી જેવી ઘણી હિંદી ફિલ્મોમાં તથા અપૂર્વ કન્સુમ જેવી કન્નડ ફિલ્મમાં સંગીતકાર તરીકે ભૂમિકા ભજવી હતી ઉલ્લેખનીય છે કે મહેશ કનોડીયાના નાના ભાઈ નરેશ કનોડીયા કોરોના સંક્રમીત છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહેશ કનોડીયાના અવસાન બદલ દુઃખની લાગણી વ્યકત કરી છે તેમના સંદેશામાં પ્રધાનમંત્રીએ મહેશભાઈને બહ્મુખી પ્રતિભા ધરાવતા સંગીતકાર તથા ગરીબો અને વંચીતોના સશક્તિકરણ માટે પ્રતિબધ્ધ નેતા તરીકે ઓળખાવ્યા હતા